પાંચ રાફેલ યુદ્ધ વિમાનો આજે અંબાલા પહોચશે સત્તાવાર રીતે આજે લશ્કરમાં સામેલ કરાશે

સરકારે નાગરીક ઉડૃયન ક્ષેત્રમાં સીધા વિદેશી મુડીરોકાણની મર્યાદામાં સુધારા જાહેર કર્યા

આજે વિશ્વ વાઘ દિવસ છે વાઘના સંરક્ષણ માટે જાગૃતિ કેળવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે

ફ્રેન્ચ વિમાની કંપની દસોલ્ટ પાસેથી ખરીદવામાં આવેલા યુદ્ધ વિમાનોને સત્તાવાર રીતે આજે લશ્કરમાં સામેલ કરવામાં આવશે હરિયાણાના અંબાલા એર બેઝ પર ભારતીય વાયુ સેનાના કાફલામાં તે વિધિવત રીતે જોડાશે

ફાન્સમાં ભારતીય દ્રતાવાસે એક નિવેદનમાં જણાવ્યું છે કે દસ વિમાનની ડિલિવરી સમયપત્રક પર પૂર્ણ થઈ ગઈ છે પરંતુ પાંચ તાલીમી મિશન માટે ફાન્સમાં રોકાશે

આ ટિપ્પણીઓ અંગે વિયારણા બાદ વ્યક્તિગત રૂપે અને વેબ કોન્ફરન્સ દ્વારા ચર્ચા પણ કરવામાં આવી હતી

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે વિશ્વ વાઘ દિવસની પૂર્વસંઘ્યાએ અખિલ ભારતીય વાઘ વસતી અંગેનો અંદાજ અહેવાલ અને ભારતની વન્ય બિલાડીઓ પર એક પોસ્ટરનું વિમોચન કર્યું

વાઘ એ પ્રકૃતિનું અમૂલ્ય રત્ન છે અને તેની હાજરી એટલે જંગલો સારી સ્થિતિમાં છે

વિશ્વમાં વાઘની વસ્તી વધારવા માટે ભારત દરેક સહાય પૂરી પાડવા તૈયાર છે

શ્રી જાવડેકરે જણાવ્યું કે સરકારે પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં પાણી અને ઘાસયારો મળી રહે તે માટે કાર્યક્રમ શરૂ કરવાનું પણ નક્કી કર્યું છે